અમદાવાદ નજીક યાંગોદર ખાતે આવેલા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત થી શ્રી મોદીની યાત્રાનો પ્રારંભ થશે

હૈદરાબાદ ખાતે ભારત બાયોટેક પાર્કની પણ મુલાકાત શ્રી મોદી લેવાના છે

જો કે રાજયના ગૃહમંત્રીએ તેમાં રાહત આપતા જણાવ્યુ છે કેહવે દિવસે લગ્ન માટે પોલીસની મંજુરી લેવાની જરૂર નથી

આ પ્રસંગે જાગીરના અધ્યક્ષ સોનલ લાલજી મહારાજે આર્શિવચન પાઠવ્યા હતા